કેન્દ્રિય ગ્રહમંત્રાલયે તમામ રાજયોને લખેલાપત્રમાં જણાવ્યું છેકે કેટલાક રાજયો અમૂક છૂટછાટ આપે છે જે ગહમંત્રાલયના દિશા નિર્દેશોમાં સ્વીકાર્ય નથી ગૃહમંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું છે કે લોકડાઉનના દિશા નિર્દેશોન પાલન ન થતું હોય તેવા સમાચારો મળી રહયા છે

જ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરારૂપ છે આ ઉપરાંત આરોગ્ય કર્માઓ સાથ નું ગેરવર્તન શહેરી ક્ષેત્રોના વાહનોની અકારણ આવન જાવન જેવી પણ અનેક ઘટનાઓ સામે આવી છે

ઉધોગોમા નિયંત્રણ માટે જિલ્લાકક્ષાએ રચાયલી કમિટિ શરતોને ભંગ થશ તો મંજૂરીરદ કરશે ત્યાર કચ્છમાં પણ ઓધોગિક ગતિવિધીઓનો આરંભ થઈ રહયો છે

તેમને ફરીથી અરજી કરવાની રહેશે નહીં આ ઉપરાંત કંડલાસેઝ તથા મુન્દ્રા સેઝમાં સમાવિષ્ટ છે તેવા એકમોને સંબધિત સેજૂના ડેવલપમેન્ટ કમીશ્નર તરફથી એકમ ચાલ્ રાખવાની પરવાનગી અપાશે

તેવી જ રીતે આગામી ખરીફ સિઝનમાં રાજયના ખેડૂતોને પ્રાથમિક કૃષિ વિષયક ઘિરાણ સફકારી મંડળીઓ મારફતે સમયસર ઘિરાણ પ્રાપ્ત થઇ શકે તે માટે પ્રાથમિક કૃષિ વિષયક ઘિરાણ મંડળીઓને પણ લોકડાઉનમાંથી મુકિત આપવામાં આવેલ છે

ત્યારે સામાજિક અંતર અને સાવચેતીના ભાગરૂપે બાળકોને શૈક્ષણિક સંસ્થાઓ શાળાઓ ટયુશન સંકુલ પર નફીં જવા જણાવ્યું છે શિક્ષણનીતિ અન્વયે આ કપરી સ્થિતિમાં બાળકોનું ભવિષ્ય અને શિક્ષણ ના બગડે તે માટે રાજય સરકાર સતત ચિંતા સેવી રફી છે જે બાળકોના માતાપિતા અને વાલીઓ પાસે ઓનલાઇન ભણાવવાનું માધ્યમ એન્ડ્રીઇડ ફોનની સગવડ છે તેવા પ્રાથમિક શાળાઓના બાળકો ઘેર બેઠાં ઓનલાઇન એજયુકેશન મેળવી રહ્યા છે રાજય સરકારના શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષણ અભિયાન તથા જીસીઆરટી ગાંધીનગર દ્વારા તૈયાર કરાએલા પ્રવૃતિલક્ષી શૈક્ષણિક સાહિત્યથી સમગ્ર રાજયના બાળકો ઘેર બેઠાં શિક્ષણ મેળવી રહ્યા છે

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર જણાવે છે કે બીઆરસીસીઆરસી કોર્ડિનેટર મારફતે જીસીઇઆરટી અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તૈયાર થયેલા સાહિત્ય સ્ટડી ફોમ ફોમ અને પરિવારનો માળો સલામત ફંફાળો નામથી જિલ્લાની તમામ શાળાના બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે

ગૃફ મંત્રાલયના ફકમથી લોકડાઉનની સુચનાઓ તથા માર્ગદર્શિકા રજુ કરાઇ છે અને તે અનુસંધાને જાહેરનામા દ્વારા કચ્છ જિલ્લા વિસ્તારના તમામ સબંધિતોને જાહેર આરોગ્ય અને કાયદો વ્યવસ્થા જળવાઇ રફે તે મુજબ નિયંત્રણો ફરમાવવામાં આવેલ છે જેથી અધ્યક્ષ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સમિતિ અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રવીણા ડી કે

આ ફકમનો અનાદર કરનાર વ્યકિતને પ્રથમ વાર ભંગ બદલ રૂ